ૈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે વિડિયો કોન્ફરન્સથી ગુજરાતના રાજકોટમાં એઈમ્સ હૉસ્પિટલનું ખાતમૂહૂર્ત કરશે

ે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે સરકાર અને ખેડૂત સંગઠનો વચ્ચે ગઈકાલે યોજાયેલી વાતયીતમાં ચારમાંથી બે મુદ્દાઓ પર સંમતિ સંધાઈ છે

આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડોકટર હર્ષવર્ધન અને કેન્દ્રીય આરોગ્ય રાજ્યમંત્રી અશ્વિનીકુમાર ચૌબે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહેશે

પ્રધાનમંત્રી દેશમાં સસ્તા અને ટકાઉ રહેઠાંણ ઉત્પ્રરેક આશા અંતર્ગત વિજેતાઓની પણ જાહેરાત કરશે અને પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના અંતર્ગત શ્રેષ્ઠ કામગીરી કરવા અંગેના વાર્ષિક પુરસ્કાર પણ એનાયત કરશે

લાઉટ હાઉસ પરિયોજનાના માધ્યમથી દેશમાં પ્રથમ વખત નવા યુગમાં વૈકલ્પિક ટેક્નોલોજી સાધન સામગ્રીઓ અને પ્રક્રિયાઓના ઉપયોગથી મોટા પ્રમાણમાં નિર્માણની એક ઝાંખી રજૂ કરવામાં આવશે આ પ્રકારનું નિર્માણ કાર્ય ગુજરાતના રાજકોટ શહેરમાં મધ્યપ્રદેશના ઈન્દોરમાં તમિલનાડુના ચેન્નાઈ ઝારખંડના રાંચી ત્રિપુરામાં અગરતલા અને ઉત્તર પ્રદેશમાં લખનૌમાં કરવામાં આવી રહ્યું છે દરેક જગ્યાએ આ મુજબના એક હજાર આવાસોનું નિર્માણ કરવામાં આવશે આ નિર્માણ કાર્ય બાર મહિનાની અંદર પૂર્ણ કરવામાં આવે તેવી શક્તાઓ છે

ગઈકાલે નવી દિલ્હીમાં ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે સરકારની છટ્ઠી વખતની વાતચીત થઈ બેઠકમાં કેન્દ્રિય મંત્રી નરેન્દ્રસિંહ તોમર પીયુષ ગોયલ અને સોમ પ્રકાશ સામેલ હતા બેઠક પછી કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું કે વાતચીત ખૂબ જ સારા વાતાવરણમાં તેમજ સકારાત્મક રીતે થઈ શ્રી તોમરે ખેડૂત નેતાઓને આશ્વસન આપ્યું કે સરકાર તેમની સમસ્યાઓને દૂર કરવા પ્રતિબધ્ધ છે અને સૌફાદપૂર્ણ સમાધાન માટે બંજ્ન પક્ષોને સાથે મળીને વિયારવાની જરૂર છે તેમણે જણાવ્યું કે યાર મુદ્દાઓમાંથી બે મુદ્દાઓ પર સહમતિ થઈ છે તેમણે જણાવ્યું કે પહેલો મુદ્દો પર્યાવરણ સંબધિત છે જ્યારે બીજા વીજળી કાનૂનથી સંબધિત છે કૃષિ મંત્રીએ જણાવ્યું કે સરકાર સતત જણાવી રહી છે કે ન્યુનત્તમ સમર્થન મૂલ્ય ચાલુ રહેશે અને તે લેખિત સ્વરૂપમાં આપવા માટે પણ તૈયાર છે તેમણે જણાવ્યું કે ખેડૂત સંગઠન એવું ઈચ્છે છે કે ન્યુનત્તમ સમર્થન મૂલ્યને કાનૂની દરજ્જો મળવો જોઈએ તેના માટે વાતચીત ચાલુ રહેશે

તેમણે જણાવ્યું કે દિલ્હીમાં પડી રહેલી સખત ઠંડીને જોતા ખેડૂત નેતાઓને બાળકો મહિલાઓ અને વૃદ્વોને ઘરે પાછા મોકલે તેવો અનુરોધ કરાયો છે

આકાશવાણી સાથેની વાતચીતમાં કેન્દ્રીય વીજ મંત્રી આર

સિંહે કહ્યું કે કેન્દ્ર સરકાર દેશમાં નવા અને નવીનીકરણીય ઉર્જા સંસાધનોના વિકાસ માટે પ્રતિબદ્ધ છે તેમણે કહ્યું કે કેન્દ્રએ તમામ રાજ્ય સરકારોને ઓછામાં ઓછું એક શહેર ગ્રીન સિટી બનાવવા કહ્યું છે શ્રીસિંહે કહ્યું કે સરકાર નવીન અને હરિત ઉર્જાના ક્ષેત્રોની દિશામાં વધુ ધ્યાન આપી રહી છે વધુમાં કેન્દ્રિય વીજમંત્રીએ જણાવ્યું કે કેન્દ્ર સરકારે દેશમાં વીજળીની પહોંચ વધારવાની દિશામાં નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી છે વૈશ્વિક રોગયાળો

કોવિડ રોગયાળાની પરિસ્થિતિને ધ્યાને રાખી કરદાતાઓના હિતમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે ઉલ્લેખનિય છે કે વ્યક્તિગત કરદાતાઓ માટે આવકવેરા રીટર્ન ભરવાની આજે છેલ્લી તારીખ હતી

આવકવેરા વિભાગ દ્વારા ત્રીજીવાર રીટર્ન ભરવાની તારીખ લંબાવવામાં આવી છે

તેમણે એમ પણ જણાવ્યું કે વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓના સૂચનોને ધ્યાનમાં રાખીને આ તૈયારી કરાઈ રહી છે

નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે આ સમયગાળા પછી વિમાન સેવા ફરી શરૂ કરવામાં આવશે ત્યારે સખત નિયમોનું પાલન કરવામાં આવશે આ અંગે વિસ્તૃત માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે

દરમ્યાન ભારતીય રાજનાયક અને કમ્બોડીયા નૌ સેના અધિકારીઓએ બંદર પર કિલ્ટન જ્ાજનું સ્વાગત કર્યું હતું